ગઈકાલે બે દિવસના પ્રવાસે પહોંચેલા શ્રી સિંહે રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે પજ્ઞ ચર્ચા કરી હતી

વોરા સાથે પજ્ઞ બેઠક કરી હતી અને વિકાસ અંગેના પ્રોજેક્ટ તથા અમરનાથ યાત્રા અંગે ચર્ચા કરી હતી શ્રી સિંહે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલે કાશ્મીરની સલામતી અંગે પણ બેઠક કરી હતી અને તેમાં ત્રાસવાદી હુમલાઓની સ્થિતિ ઘૂસણખોરી જેવા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા શ્રી રાજનાથસિંહ અમરનાથનાં દર્શન કરવા જવાના હતા પરંતુ ખરાબ હવામાનના પગલે મુલાકાત રદ્દ કરી સતત બીજા દિવસે અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ છે આશુતોષ અંતાણી કચ્છ હમસફર એક્ષ્પ્રેસ કચ્છ જિલ્લાના ગાંધીધામથી તિરૂનેલવેલીને જોડતી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ ટ્રેનનો આજથી આરંભ થયો છે કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઇએ ગાંધીધામ રેલવે સ્ટેશને લીલી ઝંડી દર્શાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું

આ ગાડી રાજ્યમાં અમદાવાદ વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે

તેમજ તેના બધા જ કોચ આધુનિક ટેક્નોલોજીવાળા એલ એચ બી કોચ છે આ ટ્રેનમાં બાયો ટોયલેટની સુવિધા આપેલી છે ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલાં શ્રી રાજેન ગોહાઇએ કચ્છના રેલવે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી આ બેઠકમાં કંડલા બંદરની વિવિધ કામગીરીની માહિતી આપવામાં આવી હતી

જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વીસ કિલોમીટરની ઝડપથી ક્રંકતા પવને વાદળોને વિખેરીને વરસાદની આશા પણ સાથે જ વિખેરાઈ જતા કચ્છવાસીઓ ચિંતાતુર બનીને યાતક નજરે મેઘકૃપા માટે પ્રાર્થના કરી રહ્યા છે આ અંગે હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જીલ્લામાં જો પવનની ગતિ ઘટે તો જ વરસાદી માહોલ સર્જાશે દરમિયાન જીલ્લામાં વેગીલા પવનોને કારણે નારાયણ સરોવર કોટેશ્વરમાં વીજ વાયરો તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે તો ખેડૂતોના જણાવ્યા અનુસાર ક્રંકતા પવનના કારણે જીલ્લામાં કપાસ અને મગફળીના પાકોને ભારે નુકસાન થશે તેવો ભય સર્જાઈ રહ્યો છે

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીલ્લા મથક ભુજ ખાતે જીલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોફનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દીસ્ત્રીક્ત તસ્ક ફોર્સ વિડુધ્દના કેટલાક સોસીયલ મીડિથામાં થઇ રહેલા દુષ્પ્રચારને ખાળવા આરોગ્ય અધિકારીઓને હકારાત્મક ઝુંબેશ ચલાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો તો બીજી તરફ જીલ્લા કલેકટર લોકોને ઓરી રૂબેલાના રસીકરણ વિરુદ્ધના દુષ્પ્રચારથી ગેરમાર્ગે ના દોરાવા ખાસ અપીલ કરી હતી

ટી

ગ્રેજ્યુએટ વગેરે જેવી લાયકાત ધરાવતા ઉમેદવારી ઉપસ્થિત રહી શકશે

આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેમ જીલ્લા રોજ્ગ્ર અધિકારી ભુજની એક યાદીમાં જણાવ્યું છે